પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બધા જ રાજ્યો અને કેન્દ્રશાશિત પ્રદેશોના મુખ્યમંત્રીઓને ત્ર લખીને તમામ ફેરફારો ઉૈ ર નજીકથી નજર રાખવા કહ્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાતે દરેક બાબતનું નિરિક્ષણ કરી રહ્યા છે તેમણે બધા જ રાજ્યો અને કેન્દ્રશાશિત પ્રદેશોના મુખ્યમંત્રીઓને ત્ર લખીને તમામ ફેરફારો ઉપ ર નજીકથી નજર રાખવા કહ્યું છે જ્યાં બે ોઝીટીવ કેસો મળી આવ્યા છે તેવા કેરાલાની રાજ્ય સરકારને તેમણે ખાતરી આપી છે કે કેન્દ્ર સરકાર બાબતમાં તમામ મદદ પૂરી ાડશે આરોગ્ય મંત્રીએ એમ ણ કહ્યુ કે તકેદારીના ગલારૂ ે જે લોકો થાઇલેન્ઠ અને સિંગા ોરથી પ્રવાસ કરી રહ્યા છે તેમના ણ ફવાઇમથકોએ તૈાસવામાં આવી રહ્યા છે અગાઉ માત્ર ચીન અને હોંગકોંકથી આવતા લોકોને જ ત ાસવામાં આવતા હતા જે લોકો આ દેશો અથવા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી આવતા હોય અથવા તેમના સં કંમાં આવનાર લોકોને કંદ્રોલરૂમનો સં કં કરીને આરોગ્ય ત ાસ કરાવવાની સલાહ અ ાઇ છે તેમને ઘરમાં જ રહેવા અને બે અઠવાડિથા સુધી તબીબી નિરિક્ષણ હેઠળ રહેવા કહેવાયું છે જેથી ચે પ્રસરતા બચાવી શકાય

આ માર્ગદર્શિકા યાઇનીઝ ાસ ોર્ટ ધારકો અને યીન ગણરાજ્યમાં રહેનારા અન્ય દેશોના રહેવાસીઓ અરજીના સંદર્ભમાં લાગુ ઃ ડશે ઃ હેલેથીજ ઇ વિઝા મેળવેલા વ્યકિતઓને કહેવાયું છે કે તે હવે માન્ય નથી અનિવાર્ય કારણોસર ભારત આવવા માંગતા લોકો બીજીંગમાં ભારતીય રાજદ્દતાવાસ અથવા શંઘાઇ અથવા કવાંઝ્ઝ સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસોનો સં કં કરી શકે છે

આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે આ દર્દીની સ્થિતિ સ્થિર છે અને તેન સતત નીરક્ષણ હેઠળ રખાયો છે આ દર્દીએ ચીનથી પ્રવાસ કરેલો છે રાજ્યના આરોગ્યમંત્રી કે કે શૈલજાએ કહ્યું કે આ સ્થિતનો સામનો કરવા માટે કેરાલા પૂરી રીતે સજ્જ છે મંત્રીએ કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ યે નો ઇલાજ શક્ય છે જે વિદ્યાર્થી હાલમાં યીનથી આવ્યો છે અને કોરોના વાયરસનો ચે હોવાની શંકા છે તે અલાપુજા મેડીકલ કોલેજના અલાયદા વોર્ડમાં સારવાર હેઠળ છે આરોગ્ય રાજ્યમંત્રી કે

દરમિયાન રાજ્યમાં નિવારણના ઃ ગલા સંઘન બનાવાઇ રહ્યા છે અને લોકોને એલર્ટ રહેવા કેહવાયુ છે કેરાલામાં એક હજાર સાતસો ત્રાણુ લોકો નિરીક્ષણ હેઠળ છે જે લોકો તાજેતરમાં ચીનથી અથવા અસરગ્રસ્તવિસ્તારથી આવ્યા છે અથવા તેવા લોકોના સં કંમાં આવ્યા છે

એ એ કાશ્મીરમાં ધર કડ કરાયેલા ોલીસ અધિક્ષક દેવિન્દરસિંહ અને તેમની આતંકવાદી સંગઠનો સાથેની સાંઠગાઠના સંદર્ભે ઘણા સ્થળો ર દરોડા ાડ્યા છે ાંતલીસ સુત્રોએ આકાશવાણીને જણાવ્યું કે શોંતીયાં જીલ્લામાં ઘણાં સ્થળોએ નવા દરોડા ા ડાયા છે સૂત્રોએ કહ્યં કે સર ં યના ઘર ર અને આતંકવાદી સંગઠન હિજબુલ મુજાહીદ્દીનના આતંકવાદી સઇદ નવીદ ઉર્ફે નવીદ બાબુ અને રૂફી અહેમદના ઘરે દરોડા ભાડ્યા આ બંને આતંકવાદીઓની દેવિન્દરસિંહની સાથે ધરા કડ કરાઇ છે સૂત્રોના જણાવ્યા મુજબ એન

એ ની ટુકડીએ દેવિન્દરસિંહની સાથે ધર કડ કરાયેલા એક વકીલના ઘર ઉ ર ણ દરોડા ાડ્યા

એ

એફના બે જવાનો અને યાર નાગરિકો ઇજાગ્રસ્ત થથા હતા શ્રી નગરમાં સી આર

એફના પ્રવક્તા ંકજ સિંઘે આકાશવાણીને જણાવ્યું કે સી આર

તેમણે કહ્યું કે હુમલા છી તરત જ આખા વિસ્તારને ઘેરાબંધી કરી લેવાઇ હતી અને હુમલાખોરીને કડવાના પ્રયાસ ચાલુ છે

ખરડામાં કહેવાયું છે કે નવી જોગવાઇનો હેતુ વિદેશોમાં વાસ્તવિક રૂપે કાર્ય કરતા ભારતીય નાગરિકોને ભારતની કરવેરા પ્રણાલીના દાયરામાં લાવવાનો નથી કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ ભારતમાં રહેઠાણ સંબધિત આ નવી જોગવાઇ અંગે સા ષ્ટીકરણ બહાર ાડતા કહ્યું કે તેને ઉદ્દેશ્ય કરવેરા નિયમોના દુરૂ થોગને નિવારવાનો છે કારણ કે એવું જોવામાં આવ્યુ છે કે કેટલાક ભારતીય નાગરિકો ભારતમાં કરવેરાની યૂકવણીથી બયવા માટે સોતાનું રહેઠાણ ઓછા ટેક્સવાળા અથવા કોઇ ણ ટેક્સ ના લાગતો હોય તેવા દેશમાં બતાવી દે છે

બી ડી ટી એ ણ સ ષ્ટ કર્યુ કે મધ્ય પૂર્વ સહિત અન્ય દેશોમાં કામ કરનારા અને ત્યાં કરવેરાની યૂકવણી નહીં કરનારા ભારતીયોની આવક ૈ ર ભારતમાં કરવેરા લગાવવા અંગે મીડીયાના અહેવાલો ખોટા છે તેમાં એવું ણ કહેવાથું છે કે એવા ભારતીય નાગરિક જે દરખાસ્તમાં મૂકાયેલી જોગવાઇ અંતર્ગત ભારતના રહેવાસીમાની લેવાથા છે